આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ વર્ષને પ્રિસાઇડીંગ ઓફીસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવાવમાં આવે છે

આ વર્ષે આ સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાથિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સંસદવિધાનસભા વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિયાર કરશે બે દિવસીય સંમેલનનો સમાપન સમારોફ આવતીકાલે સંવિધાન દિવસના દિવસે થશે આ પ્રસંગે તમામ ઉપસ્થિતો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાઆમુખનું ઉચ્યારણ પણ કરશે આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ સચિવો તેમજ સંસદ વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ સશક્ત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે આ સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિશ્રી સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પુનઃ ભરોસો આપતાં કહ્યું છે કે સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહી છે દેશમાં કોરોનાવાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલ દર્દીઓ જોતા ઘણા માને છે કે વાયરસ નબળો પડ્યો છે તેમણે ચેતવણી આપી કે આનાથી બેદરકારી ઉભી થઈ છે તેમણે કહ્યું કે રસી પર કામ કરનારાઓ તે કરી રહ્યા છે પરંતુ લોકો સજાગ છે અને ટ્રાન્સમિશન પર કાબૂ આવે છે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શ્રી મોદીએ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એમ કઠીને કહ્યું કે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને ઓક્સિજનમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો જરૂરી છે શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવવાની જરૂર પર ભાર મૂક્યો છે

ગુજરાત ઉપરાંત દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપુર્ણ સજજ છે ગઇકાલે પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ માધ્યમ થી કરેલી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરમાં કોરોના રોગગ્રસ્તો માટે હોમ આઇસોલેશનની વ્યવસ્થા અન્વયે સંજીવની કોરોના ઘર સેવાની શરૂઆત કરી છે તેની ભૂમિકા આપી હતી મુખ્યમંત્રીએ રાજય સરકારે કોરોના કેસોમાં અયાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ પંકજક્રમારે લોકડાઉન થવાની અફવાને નકારી કાઢી હતી તેમણે જણાવ્યું કે હાલ આવી કોઈ જ બાબત રાજ્ય સરકારની વિચારણામાં નથી તેમણે એમ પણ જણાવ્યું કે હાલ અમદાવાદ વડોદરા રજકોટ અને સુરતમાં રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ યથાવત રહેશે તેમણે સૌ નાગરિકોને સોશિયલ મીડિયામાં ચાલતા આવા સમાચારની દૂર રહેવા અપીલ કરી હતી વરીષ્ઠ કોંગ્રેસ નેતા અહેમત પટેલનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે તેઓ એક મહિનાથી કોરોનાથી સંક્રમિત હતા અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા તેમના અવસાન અંગેની જાણકારી તેમના પુત્ર ફેસલ પટેલ ટ્વીટ દ્વારા આપી હતી ફેસલ પટેલે ટ્વીટ સંદેશમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા તેમજ સામાજિક અંતર જાળવવાની પણ અપીલ કરી હતી